સંસદમાં રજૂ કરેલા બજેટને અર્થશાસ્ત્રીઓ બેન્કિંગ ક્ષેત્રના નિષ્ણાંતોએ આવકાર્યું

ઉપરાષ્ટ્રપતિ વૈકેંયા નાયડુએ આદિજાતિ લોકોની આગવી સાંસ્કૃતિક ઓળખ જાળવી રાખીને તેમનો સર્વાંગી વિકાસ કરવા અનુરોધ કર્યો છે

જાહેરનામું ગઇકાલે બહાર પડતા જ રાજકીય ગતિવીધીઓ ઝડપી બની છે

તપન રાયે જણાવ્યું હતું કે બજેટમાં જાહેર કરાયેલી કરવેરાની દરખાસ્તોથી વૈશ્વિક રોકાણકારો આકર્ષાશે અમારા અમદાવાદના સંવાદદાતા જણાવે છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બજેટને આવકારતા જણાવ્યું હતું કે આ બજેટ સમાજના બધા જ વર્ગોનું સંભાળ લેનારૂ અને અર્થતંત્રને ગતિ આપનારૂં છે

ગઈકાલે દિલ્ફીમાં રાષ્ટ્રીય આદિજાતિ મહોત્સવનો પ્રારંભ કરાવતા તેઓ બોલી રહ્યા હતા

આદિ મહોત્સવમાં દેશના વીસથી વધુ રાજ્યોના આદિજાતિ લોકો દ્વારા તૈયાર કરાયેલી હસ્તકલાની વસ્તુઓ વનસ્પતિ ઔષધીઓનું વેચાણ પણ કરાશે

સરકારના રાજ્ય કાઉન્સિલર આંગ સાન સુ કી અને સત્તાધારી નેશનલ લીગ ફોર ડેમોક્રેસીના ઘણા નેતાઓની ગઈકાલે મ્યાનમારમાં ધરપકડ કરવામાં આવી છે અને મ્યાનમારના લશ્કરે આંગસાન સુ કીની સરકારની સત્તા મેળવી લીધી છે સૈન્ય સંચાલિત ટીવીના પ્રસારણમાં જાહેરાત કરી છે કે દેશને એક વર્ષ માટે કટોકટી હેઠળ મૂકવામાં આવ્યો છી ઉપરાષ્ટ્રપતિ મેન્ટસ્વીનને કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કર્યા છે અને તમામ સત્તા કમાન્ડર ઇનચીફ મીન ઓંગ હલેંગને આપવામાં આવી છે

વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે ભારત હંમેશાં મ્યાનમારમાં લોકશાહી પ્રક્રિયાનું સમર્થન કરે છે અને કાયદાનું શાસન અને લોકશાહી પ્રક્રિયાને સમર્થન આપવા પર ભાર મુકે છે મંત્રાલયે જણાવ્યું છે કે પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે દરમિયાન રાષ્ટ્રસંઘ મહામંત્રી યુરોપીય સમુદાય અમેરિકા બ્રિટન સહીત ઘણા દેશો અને સંગઠનોએ પણ મ્યાનમારમાં લશ્કરી બળવાની ટીકા કરી છે

તેમણે કહ્યું હતું કે આ હેકાથોન ભારત અને આશિયાનને દરિયાઈ સંપત્તિ અને શિક્ષણના વ્યાપને અનોખી તક પૂરી પાડશે